અમેરક્રિ મુલાકાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરીકાની સાત દવિસની મુલાકાતે જવા શનવારે રવાના થશે

શ્રી મોદીની આ મુલાકાત વખતે તેમણે સ્વચ્છ ભારત અભયિાન દ્રારા સ્વય્છતા ક્ષેત્રે કરેલી નેતૃત્વની કામગીરી માટે બલિ અને મલિીન્ડા ગેટ ફાઉન્ડેશન દ્રારા ગ્લોબલ ગોલ કીપર્સ પુરસ્કાર આપી સન્માનતિ કરાશે

અને મધ્યમ ઉધોગો સુરય ઉરંજા પધ્યતિ ફિઠળ મંજુર કરાયેલા વીજભારના સો ટકા સુરય ઉર્જા ઉત્પન્ન કરી શકશે

સંગિલ યુઝ પ્લાસ્ટકિનો વપરાશ ભારે પ્રદુષણ ઉભુ કરતો હોવાથી હોટલછુટક વેપારી રેસ્ટોરન્ટ ભોજનાલય તથા કરયિાણુ વેયતી દુકાનને પેકંગિમાં પ્લાસ઼ટકિનો ઉયગોય ટાળવા કહેવાયુ છે

અરબી સમુદ્રમાં હળવા દબાણનો પટ્ટો આકાર પામ્યો છે

મી વરસાદ થયો હતો

શ્રધ્ધાળુઓ પગે યાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે આ પદયાત્રઔભુજથી દેશલપર નખત્રાણા મથલ રવાપર થઇ માતાના મઢ જાય છે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે રક્ષિાઓટેક્ષ ીઓ મેટાડોર જેવા વાહનો પણ સેવા માટે આ રસ્તા પરથી સતત અવર જવર કરતા હોય છે આ ઉપરાંત માતાના મઢ ખાતે મોટો મેળો યોજાતો હોઇ મોટી સંખ્યામાં એસ ટી ની બસો પણ અવર જવર કરતી હોઇ પદયાત્રએએને મુશકેલી પડે છે અને ટ્રાફકિનું નયિમન કરવું જરૂરી બને છેજેથી અધકિ જલિલા મેજસિટ્રટ કુલદીપસંહિ ઝાલાએ જાહેરનામું બહાર પાડી આગામી તારપ

આ ઉપરાંત પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જલિલાના સામખીયાળીથી માતાના મઢ સુધી સેવા માટેના કેમ્પો રોડની બંને બાજુએ નાખવામાં આવે છે જેથી પદયાત્રીઓનાં માર્ગમાં કોઇ અડચણ કે મુશ્કેલી ઊભી ન થાય અને માર્ગમાં ટ્રાફકિ નથિત્રણ જળવાઇ રહે તે માટે અધકિ જલિલા મેજસિટ્રટ કુલદીપસંહિ ઝાલાએ સંબંધતિ કેમ્પ સંચાલકોને આ જાહેરનામાની વગિતોનો અમલ કરવા જણાવાયું છે જે અંતર્ગત શ્રધ્ધાળુઓ માટે કચ્છ અને કચ્છ બહારની જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઇડે કેમ્પ રાખવામાં આવે છે તેઓએ સંસ્થાનું નામ આયોજકો આયોજકોના નામનંબર સહતિની કેમ્પની દરેક વગિત આપવાની રહેશે